તેમણે કહ્યું કે પ્રદૂષણ વગરનું વાહન હવાનું પ્રદૂષણ ઓછું કરે છે અને તેનાથી લોકોના જીવન ધોરણમાં વધારો થાય છે તેમણે ગતિશીલતાને શહેરીકરણની પ્રક્રિયાના આત્મા તરીકે ઓળખાવી હતી અને તેના કારણે આર્થિક વિકાસ સારો થતો હોવાનું જણાવ્યું ભારત એ ઝડપથી વિકસતુ જતુ અર્થતંત્ર છે અને પરિષદનું પરિવર્તનશીલતા નામ તે બાબતને પ્રતિબિંબિત કરે છે શ્રી મોદી એ કહ્યું કે જાહરે પરિવહન એ લોકો સ્વેચ્છાએ સ્વીકારે તે બાબત સુનિશ્ચિત કરવી જોઈએ નીતિ આયોગ દ્વારા આયોજીત બે દિવસીય પરિષદનું ધ્યેય ભારતના શહેરોને પ્રદૂષણ મુક્ત કરવાનું છે

આ પરિષદમાં વિજળી આધારીત વાહનો અંગે લોકજાગૃતિ કેળવવા વિચારણા થશે આ પરિષદમાં બેટરી એટલે કે વિજળી આધારીત ચાલતા વાહનોના વપરાશને પ્રોત્સાહન આપી તથા પરિવર્તનશીલતાના જુદા જુદા પાસાઓ અંગે ચર્ચા વિચારણા કરાશે

આ કચેરી દ્વારા પાંચ તાલુકાઓના વહીવટ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જીલ્લાની ભૂસ્તર કચેરીનું વિભાજન કરી પૂર્વ કચ્છની અંજાર ખાતેની નવી કચેરી દ્વારા અંજારગાંધીધામમુન્દ્રાભચાઉ તથા રાપર તાલુકાની ખાણ ખનીજ વિભાગને લગતી કાર્યવાહી કરાશે જયારે ભુજ ખાતેની કચેરી હસ્તક ભુજમાંડવીનખત્રાણાઅબડાસા તથા લખપત તાલુકાની કામગીરી રહેશે

પાલાએ અંજાર ખાતેની સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળા ખાતે કર્યું હતું જીલ્લા રોજગાર કચેરી તેમજ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભુજ ના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી સપ્તાહનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે માર્ગદર્શનના અભાવે ગમે તે વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી લેતા છાત્રોને સરકારના માહિતી વિભાગ દ્વારા દર વર્ષે કારકિર્દી વિશેષાંકમાં અપાતી જાણકારીનો લાભ લેતા અનુરોધ કરાયો હતો આ સાથે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના પર પ્રકાશ પડી તેના લાભો જણાવ્યા હતા

મેળામાં સંતવાણીરામદેવપીરનું આખ્યાનતેમજ સ્નેહમિલન સહિતના કાર્યક્રમો યોજાશે

જીલ્લાના અંતરિયાળ ભાગીમાં આવેલા ગામ તળાવો અને નાના ચેકડેમો ખાલી થઇ ગયા છે આ પરીસ્થિતિ વચ્ચે પીવા માટે નર્મદાના પાણી પર જ આધાર રાખવો પડે તેવી સર્જાઈ છે અપૂરતા વરસાદને લીધે ખેતીવાડીને પણ નુકસાન થયું છે